પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે કોચીંગ સેન્ટરો શરૂ કરવાનો નિર્ણય લીધો છે

ગઈકાલે વિધાનસભા ખાતે ફિડરોના વિભાજન અંગે પુછાયેલા પ્રશ્નના જવાબમાં શ્રી પટેલે જણાવ્યું હતું કે કૃષિ શ્યોતિગ્રામ શહેરી અને ઉદ્યોગ એમ ચાર કેટેગરીમાં ફિડરો કાર્યરત કરવામાં આવે છે અને આ ફિડરોમાં લોડ વધે એ યકાસીને જરૂરિયાત મુજબ ફિડરોનું વિભાજન કરીને સમયસર સાતત્યપૂર્ણ વીજપુરવઠો પૂરો પાડવામાં આવે છે તેમણે કહ્યું કે ભરૂચ જિલ્લામાં રૂ

ભાજપના મીડિયા વિભાગના પ્રદેશ કન્વીનરની યાદીમાં જણાવ્યા મુજબ પ્રદેશ ભાજપ પ્રમુખ સી